પ્રાદેશિક સમાચાર બફલા પરમાર વાંચે છે

બાળલક્વા નાબૂદિ માટે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ધનિષ્ઠ અભિયાન યાલી રહ્યું છે

ગાંધીનગર જિલ્લા કક્ષાના પલ્સ પોલીયો અભિયાનની શરૂઆત કુડાસણ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બાળકોને પોલીથો વિરોધી રસીના બે ટીપા પીવડાવી ને કરાવી હતી

પલ્સ પોલિયો અરવલ્લી જિલ્લામાં આજે પલ્સ પોલિયો રવિવાર અંતર્ગત પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને પોલિયોના બે ટીપા પિવડાવવામાં આવી રહ્યા છે મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર જિલ્લા વિકાસ અધિકારી મોડાસાના ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ અધિકારીએ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવ્યા હતા અરવલ્લી જિલ્લામાં શુન્યથી પાંચ વર્ષના બાળકોની કુલ સંખ્યા એક લાખ તેર હજાર છસો એક છે જેના માટે કુલ છસો ચૌદ બુથ તૈયાર કરાયા છેજેમાં કુલ ચોવીસો છપ્પન કર્મચારીઓની ટીમ ખડેપગે રહેશે

આજે પ્રશમ દિવસે બુથ ઉપરપોલિયો રસીના ટીપા પીવડાવાશે તથા બીજા અને ત્રીજા દિવસે બાકી રહી જતા બાળકોને પોલિથો ટીમ દ્વારા ઘરે ઘરે સર્વે કરી પોલિયોના ટીપા પીવડાવાશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આજે લીંબડી રાજકોટ હાઇવે ઉપર વસ્તડી ગામ ખાતે શ્રી ભગવાન રામ ગુરૂ ઉત્તમ વિહારધામ નું ઉદ્વાટન અને ભવ્ય તીર્થંકર જિનાલય નું ભૂમિ પૂજન કર્યું આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આપણું ગુજરાત અહિંસક ગુજરાત છે સરકાર દ્વારા પશુઓ માટે સબસીડીમાં વધારો કરવામાં આવ્યો પક્ષીઓ માટે કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું એમ દરેક જીવોને અભયદાન મળે તે દિશામાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ તેમણે વધુમાં જણાવ્યું કે ધર્મની રક્ષા કરતા સંતો માટે વિહાર ધામ ઉભુ કરાયુ તે ખૂબ સારી વાત છે સાધુ સંતો અને પગપાળા જતા યાત્રિકો માટે પગદંડી બનાવવાના પ્રોજેક્ટ શરૂ કરાયા છે જે પૂર્ણતાના આરે છે આ પ્રસંગે પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સંસદ સભ્ય મહેન્દ્ર ભાઈ મુંજપરા ધારાસભ્ય ટ્રસ્ટના પ્રમુખ અને જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાણીએ બાળકોને પોલિથોના ટીપાં પણ પીવડાવ્યા હતા

દિલ્ફીના તલકટોરા સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં બે ફજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની સાથે પરીક્ષાના તનાવથી મુકત રહેવા બાબતે માર્ગદર્શન આપશે પ્રધાનમંત્રીએ વાલીઓને બાળકો પર પોતાના અધુરા રહેલા સપનાઓ પૂર્ણ કરવા દબાણ નહીં કરવાની અપીલ કરાઈ છે

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા યોજાનાર આ પરીક્ષા પર્વમાં શિક્ષણાધિકારીઓ શિક્ષણવિદો મનોચિકિત્સકો શિક્ષકો વાલીઓ એન જી ઓ

શિબીર ગુજરાત રાજ્ય મહિલા આથીગના આધ્યક્ષા લીલાબહેન અંકોલિયાની ઉપસ્થિતિ માં મોડાસા ખાતે મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ ગઈ આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષશ્રી લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતું કે કાયદાકીય જાગૃત શિબીરથી મહિલાઓ બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થઈ છે અને મહિલાઓમાં જાગૃતતા આવવાથી સરકારના વિવિધ મહિલાલક્ષી લાભો મેળવતી થઈ છે ઉપરાંત સ્વ સહાયક જૂથો જેવા મંડળી બનાવી બયત કરતી અને રોજગારી મેળવતી થઈ છે

ટીમા કંડક્ટર તરીકે તેમજ અન્ય સરકારી કચેરીઓમાં મહિલાઓ યોગદાન આપી રહી હોવાનું તેમણે જણાવ્યુ હતું કૃષિ સહાય ખરીફ પાકોમાં નુકશાની પેટે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું હતું

જ્યારે બાકીની યુકવણી આગામી દિવસોમાં કરવામાં આવશે જીલ્લા ખેતીવાડી અધિકારી બી